મ નવી દીલ્હીમાં કોરોના વાયરસ અંગેની મળેલી ઉચ્ચકક્ષાની બેઠકમાં સમિક્ષા કરાયા બાદ આરોગ્યમંત્રી ડો

ભાજપના અધ્યક્ષ જે

ગૃહમંત્રી અમિત શાહે પણ આ વર્ષે હોળી મિલન ઉજવણીના કાર્યક્રમમાં ભાગ નહિં લેવાનો નિર્ણય કર્યો છે તેમણે લોકોને સામૂહિક રીતે એકઠા થવાનું ટાળવા અને પરિવારના સભ્યોની કાળજી લેવા અપીલ કરી છે

શિક્ષણમંત્રી શ્રીભૂપેન્દ્રસિંહ યુડાસમાએ આ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ નિશ્ચિતતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તે માટે માધ્યમમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે

જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું સતત માર્ગદર્શન મળી રહે તે માટેની વ્ય્વસ્થા પણ કરવામાં આવેલી છે રાજય કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે

અત્રે જણાવીએ કે ગત બીજી માર્ચે આવેલા પ્રશ્નાપત્રોને ઝોન વાર સ્ટ્રોંગ રૂમમાં યુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મુકવામાં આવ્યા છે જીલ્લાના વિવિધ પરીક્ષા સ્થળોએ છાત્રોપ સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી શકે વિશ્વનીયતા જળવાઈ રહે અને ગેરરીતી ને અવકાશ ન રહે તે માટે જીલ્લાનો એક્શન પ્લાન પણ તૈયાર કરાયો છે અને તે મુજબ વફીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે અત્રે જણાવીએ કે પરીક્ષાના સંદર્ભમાં ભચાઉ આડેસર સામખીયાળી કટારીયા ફતેહગઢ મનફરા અને ગાગોદર ના પરીક્ષા કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરાયા છે